તેમણે ઉમેર્થું હતું કે ખાવડામાં આકાર પામનાર દુનિયાના સૌથી મોટા સોલર પાર્કનું ભૂમિપૂજન પણ શ્રી મોદીના હસ્તે થશે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

જળ સુરક્ષા વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં જળ સુરક્શાનો સફળ પ્રયોગ હાથ ધર્યો છે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરે તે રીતે આયોજન કરાયુ છે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઊર્જા સરપ્લસ સ્ટેટ બનાવવાનો આપણો સંકલ્પપૂર્ણ થયો છે તેમજ પાણી ક્ષેત્રે પણ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવા આ અભિયાન પાયાની ભૂમિકા ભજવશે એમ જણાવ્યુ હતુ ગુજરાત સરકારે પણ ચેકડેમ બોરીબંધ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા નવા બનાવવા નદીઓને પુનઃ જીવિત કરવાનો અભિયાનને દર વર્ષે હાથ ધરીને આપણે ગુજરાતમાં પાણી સંગ્રહની ક્ષમતા વ્યાપક પ્રમાણમાં વધારી રહ્યા છે

આ પદવીદાન સમારંભ માન નીય ગવર્નરશ્રી અને આઈઆઈટીઈના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રત માન શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા અને માનનીય શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં યોજાશે

કોર્સમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવશે

મતદાર યાદી મહેસાણા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે દૂધસાગર ડેરીની યૂંટણી માટે પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે ચૂંટણી પ્રક્રિયામાં કામચલાઉ પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે

નિઃશુલ્ક આપવામાં આવતી કિટમાં વિવિધ પ્રકારની ઔષધિઓ નાસ લેવાનું મશીન હોમિયોપેથિક દવાઓ માસ્ક સેનેટાઇઝર સામગ્રી આપવામાં આવશે

મહેસાણા કોરોના મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી એમ

દક્ષિણીએ સેટકોમના માધ્યમથી જીલ્લાના ગામોના સરપંચ તલાટી અને આશા બેહેનોને કોવિડ વાયર સંક્રમણ અટકાયતી પગલાના ભાગરૂપે કરવાની થતી વિવિધ કામગીરી અંગે માહિતગાર કર્યા હતા

ભાવનગર યાયાવર પક્ષી શિયાળા દરમિયાન વિવિધ યાયાવર પક્ષીઓ ભાવનગરની મહેમાનગતિ માણવા આવી પહોંચતા હોય છે આ વર્ષે અલભ્ય પ્રકારનું પક્ષી લેસર વ્હાઇટ ફન્ટેડ ગુઝ જેને ગુજરાતીમાં નાનો શ્વેત ભાલ ગાજહંસના નામેથી ઓળખાય છે જે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં જોવા મળ્યું છે

એન દ્વારા તેમને ભયજનક સ્થિતિમાં હોવાથી રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે

ભાવનગરમાં અલભ્ય પ્રકારનું પક્ષી લેસર વ્હાઇટ ફ્ટેડ ગુઝ પ્રથમ વખત જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં આનંદ અને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે